ત ચીફ ઓફ આર્મી સ્ટાફ બિપીન રાવતે અરૂણાયલ પ્રદેશમાં ચીન સરહદ નજીક આવેલી ભારતીય ચોકીઓની મુલાકાત લઇને ભારતના જવાનો સાથે સંવાદ કર્યો છે ત ઉત્તરભારતના ઘણા રાજ્યોમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે

સાથે જ ઝાયડસ કેડિલા હેલ્થકેરની ઝાયકોવ ડીના ત્રીજા તબક્કાના પરિક્ષણની પણ ભલામણ કરી છે આજે સવારે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતના ઔષધ મહાનિયામક વી

સોમાણીએ આ અંગે જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે આ પ્રસંગે ટવીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે બંને રસીઓનું ઇમરજન્સી ઉપયોગ એ દરેક ભારતીય માટે ગર્વની બાબત છે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં વૈજ્ઞાનિકોએ સેવા અને કરૂણાની ભાવનાથી સતત કામગીરી કરી તેમની ફરજ બજાવી છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ઔષધ ધારાધોરણ નિયંત્રણ સંસ્થાની નિષ્ણાતોની સમિતિએ કોવિડની રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવા ભારતના ઔષધ નિયંત્રણ મહાનિદેશકને ભલામણ કરી હતી સમિતિએ અમદાવાદની કેડિલા હેલ્થકેર લિમિટેડને ત્રીજા તબક્કાની ક્લિનીકલ ટ્રાયલ હાથ ધરવાની મંજૂરી આપવાની પણ ભલામણ કરી છે

દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ત્રણ સ્થળો પર આ ડ્રાયરન યોજાયો હતો આ ડ્રાયરન જિલ્લા હોસ્પિટલો મેડિકલ કોલેજ ખાનગી આરોગ્ય કેન્દ્રો તથા શહેરી સંપર્ક સ્થળો પર યોજાયો હતો આ ડ્રાયરનનો હેતુ રસીકરણ વ્યવસ્થાની તૈયારીઓ તથા કો વિન એપ્લીકેશનના અમલીકરણ બ્લોક જિલ્લા તથા રાજ્ય સ્તરે રિપોર્ટિંગ વિગેરે યકાસવાનો હતો

તેમણે દીબાંગ વેલી તથા લોહિત ક્ષેત્રના મથકોની પણ મુલાકાત લીધી હતી શ્રી રાવતે સતર્કતા સાથે સરહદે યોકી પહેરો ભરનાર સૈનિકોની કામગીરી બીરદાવી હતી

ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ તાન કેફાઇએ સમાચાર માધ્યમોને આ મુજબ જણાવ્યું હતું બંને દેશો વચ્ચે કોર્પ કમાન્ડરની યોજાયેલી આઠમી બેઠક બાદ બંને પક્ષોએ સામ સામે ખડકાયેલા સૈન્યોને હટાવવા પર તથા સૈન્યના સંચાલન અને નિયંત્રણને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેમણે કહ્યું કે સરહદ પર સ્થિતિ સ્થિર છે અને ચીન રાજદ્વારી તથા લશ્કર માધ્યમ દ્વારા ભારત સાથે વાતચીત જાળવા રાખવા ઇચ્છે છે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મંગળવાર સુધી કાશ્મીરના ઉંચાઇવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થવાની શક્યતા છે જેથી પ્રવાસીઓને પર્વતીય ક્ષેત્રોનો પ્રવાસ નહીં કરવા ચેતવણી અપાઇ છે કાશ્મીરને દેશના અન્ય સ્થળો સાથે જોડતા માર્ગો ઉપર ઠ્ઠીમવર્ષા થતા આ માર્ગ પર વાહનવ્યવહાર બંધ રખાયો છે ઉત્તરાખંડના ઉંચાઇવાળા પર્વતીય વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા થઇ છે હરિદ્વાર દહેરાદૂન પૌડી ગઢવાલ અને બાગેશ્વરમાં સામાન્ય વરસાદ થયો છે

હવામાન વિભાગે હિમાચલપ્રદેશમાં હજી વધુ હિમવર્ષા થવાની આગાહી કરી છે

રાષ્ટ્રીય આપત્તી વ્યવસ્થાપન દળે એકઠી કરેલી આ રાહતસામગ્રી એર ઇન્ડિયા અને ફિજી એરવેઝ દ્વારા મોકલવામાં આવી છે ગયા મહિને ફિજીમાં ત્રાટકેલા વાવાઝોડાના લીધે ફિજીમાં માળખાકીય સુવિધીઓને ખાસ્સુ નુકસાન થયું હતું

આ ફિલ્મ મહોત્સવમાં ફિલ્મ મહેરૂનિસા નું વિશ્વ પ્રિમીયર પણ જોવા મળશે